સિંધુ સાયના નહેવાલ એચ

આર્થિક બાબતોની સમિતિએ ગઈકાલે નવી દિલ્હી ખાતે આ કેપિટલ ગ્રાન્ટને મંજુરી આપી હતી

આર્થિક બાબતોની સમિતિએ નીલાચલ ઇસ્પાલ નિગમ લિમિટેડમાં ચાર કેન્દ્રીય જાહેર ક્ષેત્ર એન્ટરપ્રાઇઝ અને બે રાજ્ય પીએસયુ દ્વારા રખાયેલી ઇક્વિટીને વેચવાની સૈધ્ધાંતિક મંજરી પણ આપી હતી સમિતિએ મીનરલ્સ અને મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન એમ એમ ટી સી

જયશંકર ડિજિટલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વમાં રહેતા ભારતીયો સાથે વાતચીત કરશે

પ્રતિનિધિમંડળમંડળે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

શ્રી નરવણે સિયાચીન વોર મેમોરિયલ ખાતે પુષ્પમાળા અર્પણ કરી શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવશે બાદમાં તેઓ સ્થાનિક લશ્કર અધિકારીઓ સાથે વાતચીત કરશે

ગઈકાલે શોપિયાં અને પુલવામા જિલ્લાની મુલાકાત દરમિયાન સુરક્ષા સ્થિતિની સમીક્ષા બેઠક દરમિયાન પોલીસ વડાએ જણાવ્યું કે અમુક તત્વો શાંતિ ભંગ કરવાની તકો શોધી રહ્યા છે

તેમણે કહ્યું કે ખૂબ જ પરિશ્રમ અને પોલીસ અને સુરક્ષા દળોના બલિદાન બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ સ્થપાયું છે

ઇરાનના સેના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ આ બંને દેશો વચ્ચે મડાગાંઠ ઊભી થઈ છે નવી દિલ્ફીમાં પત્રકારો સાથે વાત કરતાં ઇરાનના રાજદૂતે જણાવ્યું કે તેમનો દેશ યુધ્ધ નહીં પણ શાંતિ ઇચ્છે છે તેમણે કહ્યું કે ભારત આ વિસ્તારમાં આવતો દેશ છે અને વિશ્વમાં શાંતિ જાળવવા ભારતે હંમેશા નોંધપાત્ર ભૂમિકા ભજવી છે શ્રી ચેગેનીએ જણાવ્યું કે વિશ્વમાં શાંતિ અને સમૃધ્ધિ માટે જો ભારત દ્વારા કોઈપણ પગલું લેવાશે તો ઇરાન તેનું સ્વાગત કરશે

વ્હાઇટહાઉસ ખાતે એક નિવેદન આપતા શ્રી ટ્રમ્પે કહ્યું કે આ હ્મલામાં ઇરાક તથા અમેરિકા તરફથી કોઈપણ જાનહાની થઈ નથી જયારે હવાઈ દળોને પણ નજીવું નુકસાન થયું છે ગઈકાલે વહેલી સવારે ઇરાને ઇરાકમાં આવેલા અમેરિકાના ઇરબિલ અને અલ અસાદ હવાઈ દળો ઉપર હવી હુમલો કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકા પાસે મોટી સશસ્ર સેના અને સંસાધનો છે તેનો એ મતલબ નથી કે અમેરિકાએ તેનો ઉપયોગ કરવો જ જોઈએ શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકાએ તરત જ ઇરાન પર વધારાના નાણાંકીય અને આર્થિક બંધનો લાદયા છે અને જ્યાં સુધી ઇરાન તેનો અભિગમ નહીં બદલે ત્યાં સુધી તે યાલુ રહેશે તો બીજી તરફ ઇરાનના પ્રમુખ અલી ખામેનીએ અમેરિકાને આ પ્રદેશમાંથી ખસી જવા જણાવ્યું છે

દરમિયાન બગદાદના ગ્રીન ઝોનમાં આવેલા અમેરિકા દૂતાવાસ પાસે ગઈકાલે ઓછામાં ઓછા બે રોકેટ પડ્યા હોવાના અહેવાલ છે જોકે નુકસાનના કોઈ સમાચાર નથી

સિંધુ સાયના નહેવાલ એચ